જેને પગલે થોડીવાર માટે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો અનેક ઉમેદવારોના ચહેરા પર ઉદાસી ફેલાઈ તો કેટલાક કેન્દ્ર સંચાલકને ઘેરી વળ્યા હતા જીલ્લાની બહાર પરીક્ષા આપવા ગયેલા કચ્છના ઉમેદવારોની પણ હાલત કફોડી બની હતી જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી એક મહિનામાં ફરી પરીક્ષા યોજાય તેવું આયોજન સરકાર કરી રહી હોવાની જાહેરાત કરી હતી તેમને એવી પણ જાહેરાત કરી હતી કે હવે પછી પરીક્ષા લેવાય ત્યારે ઉમેદવારોએ આવવા જવાનું એસટી બસનું ભાડું આપવામાં આવશે તેમણે આ પ્રશ્નપત્ર ફૂટી જવાના મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે તેમજ કસુરવારને સામે કડક પગલા ભરવા પણ આદેશ કર્યો છે

ગાંધીનગર જીલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ મયૂર ચાવડાએ પત્રકારોને આ માહીતી આપી હતી

જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતાં યશવંતસિંહ સોલંકીની ધરપકડ માટે કાર્યવાહી ચાલી રહી છે

રણોત્સવ દરમિયાન ખાસ કરીને દિવાળીના વેકેશન દરમિયાન પ્રવાસીઓનો પુષ્કળ ધસારો રહ્યો હતો

આ ત્રણેય દર્દીઓ ભુજ તાલુકાના અને સારવાર હેઠળ છે એક તરફ ઠંડી પકડ જમાવી રહી છે ત્યારે સ્વાઈન ફ્લુના વધતા જતા પોઝીટીવ કેસ તથા મૃત્યુના આંકને પગલે સરહદી જીલ્લામાં ચિંતાનું મોજું ફેલાથું છે ત્યારે વહીવટી તંત્રની સાથે સાથે સૌ નાગરીકો પણ સ્વાઈન ફ્લુ સામે જાગૃત બને તે અનિવાર્ય બન્યું છે કલ્પના શાહ્ ડો

ઉપરાષ્ટ્ર પતિ વૈંકેયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને શ્રદ્ધાંજલિ અર્પી છે એક ટ્રિવેટ સંદેશામાં ઉપરાષ્ટ્રપતિ શ્રીએ દેશના રાષ્ટ્રપતિ અને સ્વત્રતતાસેનાની ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે

આ વર્ષનો વિષય દિવ્યાંગોને સશક્ત બનાવવા સહિત તેમના તમામ હક્ક સુનિશ્ચિત કરવાનો છે

વૈંકેયા નાયડુ આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ પર દિવ્યાંગોને સશક્ત બનાવવા માટે શ્રેષ્ઠ કામ કરતી સંસ્થાઓ સંગઠનો રાજ્યો અને જિલ્લાઓને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરશે

તાપમાનમાં ઘટાડાની સાથે જીલ્લા ભરમાં ટાઢોળાની અસર હેઠળ વહેલી સવાર અને મોદી સાંજે નાગરીકો ગરમ વસ્ત્રોનો આશરો લેતા જોવા મબ્યા હતા